ઓડિશાના પુરીમાં વિશ્વ પ્રખ્યાત જગન્નાથ રથયાત્રાનો આજે થયો પ્રારંભ

ગઈકાલે નવી દિલ્હીમાં કેબિનેટ મિટિંગ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં ક્રષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે આ પગલાથી ખેડ્રતોમાં રોકાણ અને ક્રષિ પેદાશો લાભદાયી રીતે વધશે

આ સર્વેક્ષણ ભારતીય આર્થિક અર્થતંત્રની વાર્ષિક સારાંશ રજૂ કરે છે જે અંદાજપત્ર તૈયાર કરવામાં માર્ગ દર્શક બને છે

સુશ્રી સુબ્રહ્મણ્ય આવતીકાલે લોકસભામાં અંદાજપત્ર રજૂ કરશે નરેન્દ્ર મોદી સરકારે બીજીવાર શાસન સંભાળ્યા બાદ આ પ્રથમ અંદાજપત્ર હશે

તેમણે કહ્યું કે સરકાર એ બાબતથી માહિતગાર છે કે ડ્રોનથી સલામતીને કેટલો ખતરો છે

ચિપલુણ તાલુકામાં ગત મંગળવારે ડેમમાં ગાબડુ પડતાં નીચેના વિસ્તારના ગામમાં પરિસ્થિતિ સર્જાઈ હતી રાજયના જળ સંપત્તિ મંત્રી ગિરીશ મહાજને જણાવ્યું હતું કે ડેમમાંથી પાણી ગળવાની ફરિયાદ સામે તંત્ર બેદરકારી બતાવવી હોવાના કથિત આરોપની એસઆઈટી દ્વારા તપાસ હાથ ધરાશે રત્નાગીરીમાં મૃતક પરિવારોના સભ્યોને મળ્યા બાદ મિડિયા સાથેની વાતચીતમાં રાજ્યના જળ સંપત્તિ મંત્રી ગિરિશ મહાજને જણાવ્યું કે મૃતકના વારસદારોને ચાર લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે અને ચાર માસમાં પુરના કારણે જેમના મકાનો નાશ પામ્યા છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રાથમિક અહેવાલ મુજબ પાડોશી સાતારા જિલ્લામાં થયેલા ભારે વરસાદના કારણે આ ઘટના બની હતી

આ પ્રસંગે નક્વીએ કહ્યું કે પ્રથમવાર આ વર્ષે ભારતીય મુસ્લીમ હઝયાત્રીઓ કોઈપણ પ્રકારની સબસિડી વગર વિક્રમજનક બે લાખ જેટલી સંખ્યામાં હઝ યાત્રાએ જશે

ગઈકાલે ટેલિફોન પર થયેલી વાતચીતમાં શ્રી પ્રધાને શ્રી નોવાકને ઉપભોક્તા હિતોને ધ્યાનમાં લઈ ઓપેક દેશો સાથેના રશિયાના વેપારી સંબંધોમાં સમતોલ ભૂમિકા રાખવા જણાવ્યું હતું

બંને દેશો લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં આગામી સમયમાં હાઈડ્રો કાર્બન ક્ષેત્રે ભેગાકામ કરવા સહમતી આપી હતી

ટ્વીટમાં પ્રધાનમંત્રીએ નવું વર્ષ આનંદસમૂદ્ધિ લાવે અને લોકોની આકાંશાઓ પૂરી થાય તે માટે આશા વ્યક્ત કરી છે

ત્રણ રથમાં બિરાજેલ ભગવાન જગન્નાથ બલભદ્ર અને દેવી સુભદ્રાના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે

જગન્નાથ રથયાત્રાને પણ રથોનો તહેવાર તરીકે ઓળખાય છે જગન્નાથ રથયાત્રામાં દેશભરમાંથી દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટે છે

ટ્વિટમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભગવાન જગન્નાથના આશીર્વાદથી શાંતિ સુખ અને સમૃદ્ધિ દરેકના જીવનમાં આવે તેવી આશા દર્શાવી છે

કેન્દ્રીય ગ્રહમંત્રી અમિત શાહે તેમના પરિવાર સાથે આજે સવારે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરી હતી જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પહિંદ વીધી કરી હતી આ વિધિમાં સોનાના ઝાડુથી માર્ગને પ્રતિક તરીકે સ્વચ્છ કરવામાં આવે છે

બાંગ્લાદેશમાં રથયાત્રા એ મોટો તહેવાર છે જે બાંગ્લાદેશ સમુદાયની ભાતીગળ સંસ્ક્રતિ અને વિવિધ ધર્મોનું પ્રતિક છે રથયાત્રાએ પોરાણિક પરંપરા છે જેમાં હજારો ભક્તો ભાગ લે છે ઢાકામાં રથયાત્રાનો તહેવાર નવ દિવસ સુધી જુદા જુદા કાર્યક્રમો યોજીને મનાવાયા છે જેમાં ભાગવત ગીતાનું વાચન ભજન કિર્તન અને પ્રસાદના સમાવેશ થાય છે

સત્તાવાર પ્રવક્તાના જણાવ્યા મુજબ આ સહાય પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી આપવામાં આવશે

પરિવારના સૂત્રોએ જણાવ્યું કે હલદાર કેટલાક સમયથી બિમાર હતા આકાશવાણીમાં અંગ્રેજી ભાષાના સમાચાર વાચક બન્યા પહેલા તેઓ પશ્ચિમી સંગીતના જાણીતા પ્રેઝન્ટર હતા

તેમના પુત્રી કેનેડામાં છે અને તે આવ્યા બાદ તેમની અંતિમક્રિયા કરાશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના પરિવારને શોક સંદેશો પાઠવ્યો છે

આ મહા અભિયાન વન પર્યાવરણ અને ઈકોલોજી વિભાગ દ્વારા આયોજન કરાશે

પાકિસ્તાનના કાઉન્ટર ટેરેરિઝમ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે જમ્મત ઉ દાવાના વડા અને તેમના સાથીદારો આતંકવાદીઓને નાણાં ભંડોળની સહાય કરવા પાંચ ટ્રસ્ટ બનાવીને તેનો ઉપયોગ કરતા હતા